પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના નાગરિકોના સાથ અને સહકારથી તથા સરકારના પ્રયાસોથી કોરોના સામે સકારત્મક પરીણામ મબ્યું છે મહેસાણા નગરપાલિકાના વિવિધ વિકાસ અને લોકપથોગી કામોના ખાતમુર્ફતભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા

નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું